પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે લોકસભામાં આ જાહેરાત કરી છે શ્રી મોદીએ જણાવ્યું હતું કે ટ્રસ્ટનું નામ શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર રાખવામાં આવ્યું છે

પ્રધાનમંત્રીએ ઉમેર્ટ્ય કે અયોધ્યા મામલે સર્વોચ્ય અદાલતની સૂચના અનુસાર સુન્ની વકફ બોર્ડને પાંચ એકર જમીન આપવાની ઉત્તર પ્રદેશ સરકારે સંમતિ આપી છે

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે મંદિરના બાંધકામ માટે શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર સ્વતંત્ર પણે નિર્ણય લઈ શકશે પ્રધાનમંત્રીએ અયોધ્યા યુકાદા પછી જનતાએ બતાવેલી પરિપકવતાની પ્રશંસા કરી હતી તેમણે કહ્યું હતું કે ભારતની જનતાએ લોકશાહી પ્રક્રિયા અને પ્રણાલીમાં નોંધપાત્ર વિશ્વાસ વ્યક્ત કર્યો છે તેમણે એમ પણ કહ્યું હતું કે ભારતમાં હિન્દુ મુસ્લિમ શીખ ખ્રિસ્તી બૌદ્ધ પારસી કે જૈન કોઈ પણ હોય તેઓ આ વિશાળ કુટુંબનો ભાગ છે શ્રી મોદીએ કહ્યું હતું કે કુટુંબના દરેક સભ્યનો વિકાસ થવો જ જોઈએ અને તેમની સરકાર સૌ શુખી થાય તે માટે સૌ સાથ સૌનો વિકાસ નીતીની દિશામાં આગળ વધી રહી છે અયોધ્યા અમિત શાહ આજે સંસદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં રામમંદિર બાંધવા માટે એક ટ્રસ્ટ રચવાની કરેલી જાહેરાતને ગૃહમંત્રી અમિત શાહે આવકારી છે તેમણે શ્રી રામજન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ જાહેર કરવા બદલ પ્રધાનમંત્રીને અભિનંદન પાઠવ્યા છે

દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકસભામાં અયોધ્યામાં રામમંદિર બાંધવા ટ્રસ્ટ રચવાની જાહેરાત બદલ તેમનો આભાર વ્યકત કર્યો હતો

વિજય રૂપાણી ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ પણ અયોધ્યામાં ભવ્યાતિભવ્ય રામમંદિરના નિર્માણની જાહેરાતનુ સ્વાગત કર્યુ હતુ અને કરોડો રામભકતો અને ગુજરાતીઓ વતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો કોરોના જયંતિ રવિ રાજ્યના આરોગ્ય વિભાગના અગ્રસચિવ સુશ્રી જયંતિ રવિએ આજે પત્રકાર પરિષદમાં જણાવ્યુ હતુ કે રાજયમાં હજુ સુધી એક પણ કોરોના વાયરસનો કેસ નોંધાયો નથી આથી લોકોએ ગભરાવાની જરૂર નથી તેમણે જણાવ્યુ કે આજે દિલ્હીથી એક કેન્રીલોય ટીમ ગુજરાત આવી હતી જે ટીમના સભ્યોએ સિવિલ હોસ્પીટલની મુલાકાત લઇને આઇસોલેશન વોર્ડનુ નિરીક્ષણ કર્યુ હતુ આ ટીમ દ્વારા એરપોર્ટ ખાતે પણ વિશેષ તપાસ કરવામાં આવી હતી

અગ્રસચિવ જયંતિ રવિએ કોરોના વાયરસ બાબતે આરોગ્ય વિભાગે લીઘેલા તમામ પગલાં વિશે જણાવ્યુ હતુ તાલીમ વર્ગ રાજ્યના નાગરિકોને ઘર આંગણે જ સસ્તો અને ઝડપી ન્યાય મળી રહે એ માટે રાજ્ય સરકારે ઘનિષ્ઠ આયોજન કર્યું છે ન્યાયતંત્રને વધુ સુદ્રઢ બનાવવા માળખાગત સવલતો સહિત માનવબળને કોર્ટની કામગીરીમાં ઉપયોગી નિવડે એવા વિષયો માટે આસીસ્ટન્ટ પબ્લિક પ્રોસીક્યુટર માટે તાલીમ વર્ગનું રાજ્ય સરકાર દ્વારા આયોજન કરાયું છે

આ કાર્યક્રમમાં કાયદા વિભાગના તજજ્ઞો નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન અપાશે ઉર્જા વિભાગ ની ઓન લાઇન સેવા ઊર્જા મંત્રી સૌરભભાઈ પટેલે જાહેર કર્યું છે કે ડીઝીટલ ગુજરાતની ભાવનાને અનુરૂપ ઉર્જા વિભાગ ની ઘણી બધી કાર્યવાહી તાજેતર માં ઓનલાઇન કરી છે જેમાં વીજ કોન્ટ્રાકટરના લાયસન્સ વિવિધ પરીક્ષામાંથી મુક્તિ લીફટ અને એસ્કેલેટર પ્રભાગની પરવાનગી વગેરે નો સમાવેશ થાય છે તેમણે ઉમેર્યું હતું કે વીજ કોન્ટ્રાકટરો તેમના વીજ લાયસન્સ માટે તથા સુપરવાઇઝર અને વાયરમેનની પરીક્ષામાંથી મુક્તિ મેળવવા માંગતા નાગરિકો હવે ઓનલાઈન અરજી કરી શકશે લીફટ અને એસ્કેલેટરના સ્થાપન કરવા તથા લીફટ અને લાયસન્સ રીન્યુ અંગેની અરજીઓ પણ ઓન લાઈન કરી શકાશે પરિણામે નાગરિકીના સમયના બચતની સાથે કામગીરીમાં વધુ વેગ આવશે

મુંબઈ તરફથી એસ

દરમિયાન વડોદરા ના મોતીબાગ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાતી તામિલનાડુ સામેની રણજી દ્રોફી મેયમાં યજમાન ટીમ મુશ્કેલીમાં છે

મેચના હજુ બે દિવસ બાકી છે ત્યાર્રે વડોદરા ઉપર ઇનિંગની હારનો ભય તોળાઈ રહ્યો છે

આકાશવાણી કેન્દ્ર ખાતે આયોજિત એક ખાસ સમારોહમાં સર્જક શ્રી કારાયલનું વાજતે ગાજતે સ્વાગત કરાયું હતું અને કચ્છ યુનિ ના પૂર્વ કુલપતિ ડો કાંતિ ગોર દ્વારા તેમના ઇન્ટરવ્યૂ સાથે પદ્મશ્રી સન્માન ઉજવણીનો આરંભ થયો હતો આ પ્રસંગે નારાયણ જોશી ેકારાયલએ ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે આકાશવાણી દસ્તાવેજીકરણનું કાર્ય કરી રહી છે જે આવનારી પેઢી માટે ખૂબ જ ઉપયોગી થશે અને કચ્છી ન જાણનારાને પણ કચ્છી ભાષા શીખવાની એક ઉત્તમ તક મળશે

વઢવાણ બજેટ સમિક્ષા વઢવાણ ખાતે મોદી સરકાર ના સામાન્ય અંદાજ પત્ર ની સમિક્ષા કરવાનો કાર્યક્રમ યોજાઇ ગયો જેનું આયોજન ઝાલાવાડ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ કરાયું હતું